તો બીજી તરફ વિદેશમંત્રીએ જણાવ્યું હતું કે સરકાર બીજા દેશોમાંથી આવતા યાત્રીઓ પર સતત નજર રાખી રહી છે વિરલ રાણા વિધાનસભા રાજ્યમાં કોરોના વાયરસના વાવરને પહોંચી વળવા તકેદારીના તમામ પગલા લેવામાં આવ્યા છે

વિમાનમથકો પર ચકાસણી કરવામાં આવે છે અને હોસ્પિટલોમાં અલગ વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે વિશ્વ આરોગ્ય સંસ્થા કેન્દ્રિય આરોગ્ય મંત્રાલય દ્વારા અપાયેલી માર્ગદર્શિકા અનુસાર પગલા લેવાયા છે રાજ્ય સરકારે અટકાયત અને નિયંત્રણ માટે નિષ્ણાત ડોકટરોનું ટાસ્ક ફોર્સ રચ્યું છે

પાકમાં વાતારવણની કેવી અસર રહેશે અને પાકીન કેવી કાળજી લેવી તેના સહિતની માહિતી એપમાં આવરી લેવામાં આવી છે આ એપમાં વરસાદ વાવાઝોડાની પણ માહિતી ખેડૂતોને મળી રહેશે મોસમ સાથે વિવિધ પાકોનું આયોજનની પૂરી માહિતી મેળવી શકાશે વિરલ રાણા પોષણ અભિયાન પોષણની સ્થિતિ સુધારવા કેન્દ્ર સરકાર દ્વારા પોષણ પખવાડિયું મનાવવામાં આવી રહ્યું છે ગુજરાતની જેમ આદિવાસી વિસ્તાર ધરાવતા છત્તીસગ્માં બાળકોના પોષણ માટેના પ્રયાસો ઉદાહરણરૂપ બની રહ્યા છે કાંકેર જિલ્લામાં છાત્રાલયમાં પોષણ વાટીકા બનાવાઈ જ્યાં શાકભાજી અને ફળો ઉગાડવામાં આવ્યા છે જેના ઉપયોગથી બાળકોમાં પોષણ સ્તર ઉંચુ આવ્યું છે

છાત્રો તણાવમુક્ત માહોલમાં પરીક્ષા આપી શકે તે પ્રકારની તૈયારી બોર્ડ દ્વારા કરાતી હોવા છતાં કેટલાક વિષયોને લઈને વિદ્યાર્થીઓમાં બોર્ડની પરીક્ષાનો ડર હજી પણ ઓછો યથાવત રહ્યો છે જેને લઈને વાલીઓમાં પણ ચિંતા જોવા મળતી હોય છે વિરલ રાણા વર્લ્ડ કીડની ડે બ્લડ ડોનેશન કેમ્પ કચ્છ જિલ્લાના પ્રાથમિક શિક્ષકો દ્વારા આગામી વર્લ્ડ કીડની ડે ગુરુવારે કીડની ડાયાલીસીસના દર્દીઓના લાભાર્થે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ભુજ ખાતેની લાયન્સ હોસ્પિટલમાં રાખવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પુરું પાડતી એવી ભુજની લાયન્સ હોસ્પિટલમાં કિડની ડાયાલીસીસના દર્દીઓ માટે દાતાઓના સહકારથી એક લાખથી વધુ ડાયાલીસીસ ફીમાં કરેલ છે

જનરલ હોસ્પિટલના સહયોગથી પુરી પાડવામાં આવે છે વિરલ રાણા હવામાન ફાગણ મહિનો અડધો વિતી ગયો અને હોળી પર્વ પછી પલ્ટાતા હવામાન વચ્ચે હજી ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે

જોકે બે ત્રણ દિવસમાં તાપમાનનો પારો ઉચકાય તેવી સંભાવના છે